પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

રાજ્ય સરકારે જણાવ્યું છે કે જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઈ શકશે

દેશના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની આ પાંચમી આવૃત્તિ છે

પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત શહેરી મિશન હેઠળ વિડીયો કોન્ફરન્સ દ્વારા પસંદ કરેલા લાભાર્થીઓ સ્વચ્છાગ્રહીઓ અને સફાઇકાર્મીઓ સાથે પણ વાતચીત કરશે

અગાઉ મામલતદાર કક્ષાએ સુનાવણી બાદ પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ અપીલ કરવાની રહેતી હતી આમ ત્રણ તબક્કે અપિલને બદલે હવે પ્રાંત અધિકારી અને કલેકટર એમ બે કક્ષાએ અપીલનો નિયમ લાગુ કરી વહીવટી કામ ઘટાડયું છે મહેસૂલ વિભાગે આ અંગેનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું એટલે હવે જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે તટરક્ષ નૌકા ભારતીય તટરક્ષક દળ માટે પેટ્રોલિંગમાં ઉપયોગી તથા ઘરઆંગણે બનાવેલી ઇન્ટરસેપ્ટર બોટને ગઈકાલે સુરતમાં તટરક્ષક દળમાં વિધિવત સામેલ કરાઈ છે સુરત જિલ્લા ક્લેક્ટર ધવલ પટેલના પત્ની ડોક્ટર હિરલ પટેલે આ નૌકાનું જલાવતરણા કરાવીને તેનું ઉદઘાટન કર્યું હતું

શ્રી જાડેજા એ ઉમેર્યું કે અમદાવાદના રિલીફ રોડ ઉપર આવેલી વિનસ હોટલ પર મંગળવારે રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લોડેડ ગન સાથે એક આરોપી ને જબ્બે કરાયો હતો જ્યારે બીજો સાગરીત નાસી છૂટવામાં સફળ થયો હતો પોલીસને જોતાં જ તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું છોટા શકીલ ગેંગના શંકાસ્પદ વ્યક્તિ પાસેના મોબાઇલમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયા સહિત અનેક નેતાઓની વિગત મળતા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે શ્રી જાડેજા એ ભારપૂર્વક કહ્યું છે કે આ ષડયંત્રમાં કોઈ પણ વ્યક્તિ શંકાના દાયરામાં આવશે તો તેને રાજ્ય સરકાર છોડશે નહીં

આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી પાટણના સિવિલ સર્જન અને પાટણના સાંસદ પ્રતિનિધિ સહિત ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથજનરલ મેનેજર મધુકર આનંદ રીઝીયોનલ મેનેજર વિમલકુમાર ખાબ્યા અને આસી

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા તરફથી મળેલ પાંચ વેન્ટીલેટરને લીધે મેડીકલ કોલેજ અને હોસ્પિટલના અધિકારીઓએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાનો આભાર માન્યો હતો

પાટીલના ચાર દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસનો ગઈકાલે શ્રી સોમનાથ મંદિરથી પ્રારંભ થયો છે ભાજપની યાદી અનુસાર ગઇકાલે શ્રી પાટિલ સિંહસદન સાસણ પર્હોચ્યા ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ભાજપા કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું પ્રવાસના ગઈકાલે પ્રથમ દિવસે સવારે શ્રી પાટિલ પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરો સાથે શ્રી સોમનાથ મહાદેવ પર્હોચ્યા હતા અને સોમનાથ મહાદેવની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો શ્રી પાટિલે ગઈકાલે સવારે ગીર સોમનાથ જિલ્લા સંગઠનની બેઠકમાં અને સાંજે પક્ષના જુનાગઢ શહેર સંગઠની બેઠકમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું પ્રવાસના બીજા દિવસે આજે શ્રી પાટિલ જૂનાગઢમાં જિલ્લા સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરનાર છે

તેરમી ઓગસ્ટે યોજાયેલ આ મેરેથોન માં પોણા બે લાખનું ઈનામ નિરમા ઠાકોર ને મળ્યું છે

ખેલ મહાકુંભ શરૂ થયા બાદ ગામડાની ખડતલ પ્રતિભા કેટલી આગળ વધી શકી છે એનો સફળ પુરાવો નિરમા ઠાકોર જેવા અનેક ખેલાડી બની રહ્યા છે રોજ પાંચ કલાક દોડવાની પ્રકટીસ કરતી નિરમા ઠાકોર કહે છે કે વિશ્વ કક્ષાએ વિખ્યાત હોય તેવી તમામ મેરેથોનમાં ભાગ લઈ દેશ અને ગુજરાતનું નામ રોશન કરવાની મહત્વકાંક્ષા તે ધરાવે છે

અધિક સચિવ રાહત કમિશ્નર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોય ગ્રુપની વેબિનારમાં આ પ્રમાણે જણાવવામાં આવ્યુ હતુ બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલ લો પ્રેશરને કરાણે સમગ્ર રાજયમાં તા